અત્રે એ થાદ આપીએ કે દેશમાં કોરોનાની મહામારીને પગલે લોકડાઉનની પરિસ્થિને અનુ લક્ષીને લોકો પોતાના જ ધરોમાં સુરક્ષિત રહી શકે તે માટે દુરદર્શન ઉપરથી રામાયણ ટીવી શ્રેણીનું પ્રસારણ કરવામાં આવી રહ્યુ છે એજ રીતે ડી ડી

દરમિયાન દુરદર્શન દ્વારા ભુ તકાળની લોકપ્રિય એવી વધુ શ્રેણીઓ પ્રસારીત કરવાનો નિર્ણય લેવાયો છે

એજ રીતે ઉપનિષદ ટીવી શ્રેણી ડીડી નેશનલ ઉપર આવતીકાલથી જોઈ શકાશે આ ઉપરાંત શક્તિશ્રીમાન શ્રીમતી અને કૃષ્ણ કાલી ટીવી શ્રેણી પણ ડીડી નેશનલ ઉપરથી પ્રસારીત કરવામાં આવશે શીતલ વૈષ્ણવ કોરોના અપડેટ આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના નાગરિકો લોક ડાઉનનો યુસ્તપણેઅમલ કરે અને સૌ સંયમ રાખીને ઘરમાં જ રહે તે અત્યંત અનિવાર્ય છે આજે રાજ્યમાં કોરોના વાયરસની અપડેટેડ વિગતો મીડિયાને આપતા ડૉ રવિએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ જાહેર કરાયું છે જેની સામે રાજ્ય સરકારે પ્રોએક્ટિવ થઈને ભાવનગર રાજકોટ સુરત વડોદરા અને ગાંધીનગરના ક્લસ્ટર માં જે કેસો નોંધાયા છે ત્યાં ક્લસ્ટર કન્ટેન્ટ પ્રોટોકોલ મુજબ સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે આ વિસ્તારોમાં વસતા વૃદ્ધોવયસ્કોનું પણ પરીક્ષણ કરી ખાસ કાળજી લેવાશે ઉપરાંત આ વયસ્કોને જે સામાન્ય રોગ છે તેની દવાઓ સારવાર સમયસર લેવા પણ અનુ રોધ કરાયો છે

ગુજરાતમાં રોજીરોટી માટે આવીને વસેલા અન્ય રાજ્યોના શ્રમિકો ગરીબ અંત્યોદય પરિવારો લોકોને પણ લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ વગર ન રહેવું પડે તે માટે આગામી તા

વ્યસન મુક્તિ માટે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓસંતો મહંતો અને સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે મનોચિકિત્સક ડો મુકેશ પટેલ જણાવે છે કે કોઈપણ વ્યસન સમય સાથે જોડાયેલુ હોય છે

ફાલે દરરોજ રાત્રે માગ ચાર ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી અને પુજન થાય છેઆજે રાત્રે જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે હોમાદિક વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનું સમાપન થશૈભુજના આશાપુરા માતષ્ઠીના મંદિરે પણ રાત્રે હવનમાં શ્રીફળ હોમવાની વિધી થશે